આજની બેઠકનો પ્રારંભ રાજ્યપાલ શ્રીઆચાર્ય દેવવ્રતના સંબોધન અને તેના આભાર પ્રસ્તાવ થી થવાનો હતો જે મુજબ રાજ્યપાલશ્રી દેવવ્રત દ્વારા તેમના સંબોધનનો પ્રારંભ કરાતા જ વિપક્ષ કોંગ્રેસ ના સભ્યોએ પોતાનાસ્થાને થી ઉભા થઈને સૂત્રો ચાર અને વિરોધ શરૂ કર્યો હતો કોન્ગ્રેસ નાધારાસભ્યો સરકારી હોસ્પિટલોમાં નવજાત બાળકોના મૃત્યુના કથિત બનાવોના પ્રશ્ને વિરોધદર્શાવતા વિધાનસભા ગૃહની વેલમાં ધસી આવ્યા હતા

આ પહેલા આજે સવારેમીડિયા સાથે વાતચીત કરતા મુખ્ય મંત્રી શ્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કેવિધાન સભાના આજના સત્રમાં સી

ને સમર્થન આપતો પ્રસ્તાવ પસાર કરવા ઉપરાંતદેશ માટે સાહસિક નિર્ણય લેવા બાદલ પ્રધાનમંત્રી શ્રી મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ ને અભિનંદન આપતો પ્રસ્તાવ પણ પસાર કરાશે નેહ્લ ઠક્કર શ્વાસ પ્રાજક ગુજરાતમાં સુરક્ષાની દૃષ્ટિએ શરૃ કરવામાં આવેલ સેફ એન્ડ સિક્વોર પ્રોજેક્ટનું નામ કરણ કરીને તેનું નામ વિશ્વાસ પ્રોજેક્ટ કરી દેવામાં આવ્યુ છે પ્રોજેક્ટ અંતર્ગત અંતિમ ચરણમાં બાકી રહેતા ગુજરાતના જિલ્લાઓમાં શનિવારથી અમલીકરણ થવા જઈ રહ્યું છે જેમાં કચ્છ જિલ્લાના ભુજનો પણ સમાવેશ થાય છે

સી ટી વી કેમેરા દ્વારા ટ્રાફિક નિયમન ભંગ કરનાર વાહન ચાલકને ઈ મેમો આપવાની કામગીરીનો પણ પ્રારંભ કરવામાં આવશે તેવો પશ્રિમ કચ્છ પોલીસની એક યાદીમાં જણાવાયું હતું

દરેક તાલુકા મધ્યે નિયંત્રણ કક્ષ કાર્યરત કરાયા છે જીલ્લા માં નેહલ ઠક્કર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભુજ દ્વારા આયોજિત પાંચમા ઇનોવેશન પ્રદર્શનમાં કચ્છના રાપરથી લખપત સુધીના શિક્ષકો તાલીમાર્થીઓ અને વાલીઓએ મુલાકાત લીધી ફતી કચ્છના શિક્ષકો દ્વારા પોતાની શાળામાં કરવામાં આવતા શિક્ષણના નવીન પ્રયોગો શિક્ષણ જગત માટે પ્રેરણારૂપ બને અને આવા પ્રયોગો પોતાની શાળામાં થઇ શકે તે માટે ઇનોવેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું ફતું

આ તમામ શિક્ષકોએ પ્રેઝન્ટેશન દ્વારા પોતે કરેલા પ્રયોગો અને તેનાથી શિક્ષણ જગતને શું ફાયદો થયો તે રજૂ કર્યું ફતું

નેહલ ઠક્કર ઉતર પશ્રિમ રેલવેના અજમેર પાલનપુર માર્ગ પર ભીમાણા અને માવલ સ્ટેશનો વચ્ચે રેલ્વે માર્ગ વિસ્તરણ કાર્યને લીધે ટ્રેન વ્યવહાર બંધ રહેશે